આરોગ્ય કમિશ્નર જે

શિવહરેએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં કોઇએ પણ ગભરાવવાની જરૂર નથી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના વાઇરસ સામે લડવા તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો લોકોને સાવચેતી રાખવાનું માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે સાવચેતીના પગલાંરૂપે દવાઓનું પણ વિતરણ કરી રહ્યા છે જામનગરમાં હોમિયોપેથી ડોકટરો દ્રારા કોરોના વાઇરસને નિપટવા લોકોને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરી રહ્યા છે હોમિયોપેથી મેડીકલ એશોસિએશન દ્વારા દવાઓ આયુષ મંત્રાલય અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા પ્રમાણિત કરાયેલી દવાઓનું વિતરણ કરાય છે કચ્છમાં માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો જણાતાં ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે મુખ્ય જીલ્લા અધિકારી ડોકટર પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું કે આ દર્દીનું સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ મોકલાયું છે જેનો રિપોર્ટ રવિવાર સુધી આવવાની સંભાવના છે દર્દીને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે

જેમાં કોઇને પણ કોરોના વાઇરસ જણાયો નથી

થારા કેન્દ્રિય નિતિ આયોગ દ્વારા આકાંક્ષી જીલ્લા નર્મદા માટે નિમાયેલા પ્રભારી અને કેન્દ્રિય શહેરી વિકાસના સંયુક્ત સચિવ ડી થારાએ નર્મદા જીલ્લામાં અમલી વિવિધ યોજનાઓની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે સરકારની યોજનાઓ દ્વારા અપાયેલ લાભો લોકો સુધી પહોંચે તે જોવા અધિકારીઓને સુચના આપી હતી તેમણે આંગણવાડી કેન્દ્રોના કુપોષિત અને અતિકુપોષિત ભૂલકાઓના પરિવારોને શિક્ષણ આવાસ યોજના સ્વરોજગારી વગેરે વિષયોની ચર્ચા કરી હતી તેમણે કેન્દ્રિય નિતિ આયોગના ધારાધોરણ મુજબ આ જીલ્લામાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી તેમણે આકાંક્ષી જીલ્લો નર્મદા વિકાસમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટેના રચનાત્મક સૂચનો કર્યા હતા

તેમણે લાઇબ્રેરી દ્રશ્ય ગેલેરી વિદ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય મ્યુઝિયમ પ્રદર્શન વગેરે પણ નિહાળ્યું હતું

વનસંરક્ષક આરાધના સાહ્યે તેમજ વનવિભાગના અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાએ વિવિધ પ્રોજેક્ટની માહિતી આપી હતી શ્રી મુકિમના પ્રવાસ દરમિયાન ઉચ્ય અધિકારીઓ સાથે જોડાયા હતા આગ સુરત જીલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી પિપોદરા જીઆઇડીસીમાં બાયોડીઝલના ગોડાઉનમાં આજે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં બે વ્યક્તિ દાઝી ગયા હોવાના અહેવાલ છે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે જો કે સુરત સહિત બારડોલી અઝ્નિશમન વિભાગની મદદથી આગ બૂઝાવાઇ હતી અઝિશમનની દસેક જેટલી ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી હતી

યંત્ર મળી આવ્યું વેરાવળ પાસેના હિરાકોટ બંદર નજીકના દરિયાકિનારે હવામાન વિભાગ દ્વારા તરતું મુકવામાં આવેલું યંત્ર કિનારે તણાઇ આવતાં પોલિસે સંબંધિત વિભાગને જાણ કરી છે આ યંત્રને માછીમારોએ જોયું હતું અને તેની તપાસ કરવા પોલિસને જણાવાયું હતું જો કે આ યંત્ર દરિયાઇ મોજાનું માપન કરવાનું હોવાનું જણાયું છે ગુજકેટ ગુજરાત માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા મુજબ તા

ઉમેદવારોએ પરીક્ષા આપવા હોલ ટિકિટ સમય મુજબ પરીક્ષા ખંડમાં પ્રવેશતા મેળવી લેવાની રહેશે ગુજકેટની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે જેની સૂચના બહાર પાડવામાં આવશે